પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

નવો પ્રયોગ ગુજરાતના ખાતે નોંધાયો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા શરૂ

ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા ફસ્ત કળા કારીગરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્યટક સમક્ષ કરાશે તેમણે વધુ માં જણાવ્યુ હતું કે ટુરિસ્ટ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટેલરિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ

આ રોજગાર સેતુ કોલ સેન્ટર દ્વારા કોઈપણ યુવક યુવતીને કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી તાબડતોબ મળી શકશે

આ પ્રસંગે તેમણે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું ઓફલાઈન પરીક્ષા વડી અદાલત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા વિવિધ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા શરૂ કરવાના નિર્ણયને ગુજરાત વડી અદાલતે વાજબી ઠેરવ્યો છે જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠે જણાવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ઓફલાઈનને બદલે ઓનલાઇન લેવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી જે વડી અદાલતે સુનાવણી બાદ કાઢી નાખી છે

કોરોના વેક્સિનનું આગમન અમદાવાદ હવાઈ મથકે કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આવી પહોંચતા ગ્રીન કોરિડોર વડે તેને સંગ્રહ સ્થળ સુધી પહોંચાડવાની કામગીરી ઝડપભેર પર પાડવામાં આવી હતી

વેક્સિનના પહેલા જથ્થાના આગમન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે કોરોના રસીનો પહેલો જથ્થો આવી પહોંચતા હવે અજંપાભરી સ્થિતિના અંતનો આરંભ થયો છે પરંતુ કોરોનાની લડાઇ સામે ચોકસાઇ છોડવાની નથી માસ્ક પહેરવા ઉપરાંત એકબીજાથી સલામત અંતર જાળવવાની ચીવટ રાખવા સૌને તેમણે અપીલ કરી હતી

પાટિલે લીધો છે અને જવાબદારીની વહેંચણી પણ કરી આપી છે નવા ફેરફાર પ્રમાણે ડોક્ટર ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે જ્યારે જયશ્રીબેન દેસાઇને પ્રદેશ મંત્રી તરીકે સામેલ કરાયા છે પ્રદેશ મુખ્ય પ્રવકતા તરીકે યમલ વ્યાસ તથા મીડિથા કન્વીનર તરીકે ડોક્ટર યગનેશ દવેની નિમણૂક થઈ છે જ્યારે કિશોરભાઇ મકવાણાને પ્રદેશ સહ મીડિયા કન્વીનર બનાવાયા છે આઈટી વિભાગના પ્રદેશ કન્વીનર તરીકે નિખિલ પટેલ અને સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર તરીકે સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે સોશિયલ મીડિયાના પ્રદેશ સહ કન્વીનર તરીકે મનનભાઈ દાણીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનુ સત્તાવાર યાદીમાં જણાવાયું છે

આ બાબતે પાલતુ પક્ષીઓની સાથે સાથે વન્ય પક્ષીઓમાં પણ બર્ડફલૂના કેસ મળી આવતા રાજય સરકારે પ્રાણીસંગ્રાહલયોમાં પર્યટકોનો પ્રવેશ અટકાવી દીધો છે અને પક્ષીઘરમાં બર્ડફલૂના લક્ષણો દેખાતા હોય તેવા પક્ષીઓની સારવાર શરૂ કરી છે રાજયના પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ અમીત કાનાણીએ આ અંગે વધુ વિગતો આપી છે

સ્વા મી વિવેકાનંદને જન્મજયંતિ નિમિત્તે આદરાંજલી આપતા શ્રી રૂપાણી એ આ પ્રસંગે યુવાનો ને કહ્યું હતું કે સતત નવું વિયારતા રહો સતત નવું કરતા રહો અને ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદના સંદેશાને યાદ કરી નિરાશા ખંખેરી નાખતા શીખો